આજે સાંજે તેઓ રાજયપાલને રાજભવનમાં મળ્યા હતા અને સરકારનુ રાજીનામું સોપ્યું હતુ રાજય વિધાનસભાની મુદત આવતીકાલે પૂરી થઇ રહી છે

ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે મુખ્યમંત્રીપદ સંભાળવા માંગે છે જયારે શિવસેના વારાફરતી મુખ્યમંત્રીપદ અંગે માંગણી કરેછે

આ અગાઉ શ્રી મોદી સુલતાનપુર લોધીમાં બેર સાહેબ ગુરૂદ્વારાના દર્શન કરશે તથા ડેરા બાબા નાનક ખાતે જાહેર કાર્યક્રમમાં હાજર રહેશે આ કોરીડોર મારફતે પાકિસ્તાનમાં ગુરદ્વારા કરતારપુર સાહિબ પહોયોશે

માહિતી અને પ્રસારણમંત્રાલયના આઉટરીય બ્યુરો દ્વારા તેનું આયોજન થયુ છે

આજે નવી દિલ્ફીમાં વસાહતોના મંડળોના પ્રતિનિધિઓ આ અંગે પ્રધાનમંત્રીને મળ્યા હતા શ્રી મોદીએ કહ્યું કે પી એમ ઉદય યોજના હેઠળ ગેરકાનૂની વસાહતોને માન્યતા આપવામાં આવશે

સબ કા સાથ સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ સૂત્રનો પુનરૂચ્યાર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈપણ ભેદભાવ વિના તમામને લાભ મળશે વર્ષોથી અનિશ્ચિતતા વચ્ચે રહેતા લાખો લોકોને માલિકીની હક્ક મળશે અને આ અંગેનો કાયદો સંસદમાં પસાર કરાશે

કોચીમાં પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યુ કે હાર કે જીતની ઉજવણી કે ખોટો પ્રતિભાવ ન હોવો જોઇએ શાંતિ ડહોડાય તેમાં કોઇનુ ભલુ નથી કોઇપણ ધર્મના લોકો યુકાદાનું સ્વાગત કરશે અને એકતા જાળવવી આપણી ફરજ છે આ અગાઉ તેમણે દક્ષિણ ભારતીય મુથાવલી પરિષદનું ઉદઘાટન કર્યુ તથા કેન્દ્રીય વકફ બોર્ડ પરિષદ યોજી હતી

તેમણે વિજયવાડા ખાતે રાજયપાલ વિશ્વભૂષણ હરિચરણની પણ મુલાકાત લીધી હતી

રામજન્મ ભૂમિ બાબરી મસ્જીદની માલિકી મુદ્દે સર્વોચ્ય અદાલત યુકાદો જાહેર કરે તેવી સંભાવનાના પગલે બેઠકમાં સલામતીની સમીક્ષા કરવામાં આવી હતી ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ રાજેન્દ્રકુમાર તિવારી તથા પોલીસ મહાનિયામક ઓ

સિંહ શ્રી ગોગોઇને તેમની ચેમ્બરમાં મળ્યા હતા અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્ય ન્યાયાધીશે તેમને બેઠક માટે બોલાવ્યા હતા

કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ચુકાદાના કારણે શાંતિભંગ ન થાય તે માટેનાં પગલાં લઇ રહી છે બન્ને સમુદાયના નેતાઓએ પણ શાંતિ જાળવવા અપીલ કરી છે પ્રધાનમંત્રી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ રાજકીય નેતાઓને ઉશ્કેરણીજનક નિવેદનો ના કરવા સલાહ આપી છે

વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને ઓડીસાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાના પગલે શ્રી ગૌબાએ પરિસ્થિતિની સમીક્ષા કરી તથા તાકીદે મદદ પૂરી પાડવા જણાવ્યુ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું તીવ્ર બન્યુ છે અને તે રવિવારે વહેલી સવારે બંગાળનો દરિથાકાંઠો ઓળંગે તેવી સંભાવના છે

દરિયામાં દોઢ મીટર ઉંચા મોજાં ઉછળે તેમ છે બેઠકમાં રાજય સરકાર દ્વારા તૈયારીઓની વિગતો અપાઇ હતી

આ ઉપરાંત નૌકાદળ અને તટરક્ષક દળને ગોઠવાયા છે

શનિવારે કે રવિવારે તે દરિથાકાંઠે પર્જોચે તેવી સંભાવના છે તેના કારણે ભારે વરસાદ અને પવન ક્રંકાવાની સંભાવના દર્શાવી છે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણી આપી છે

ભારત તરફથી સાત્વિક અને ચિરાગ ટુર્નામેન્ટમાં રમનાર આખરી જોડી છે

સમાચાર સંસ્થા તસ્નીમના અહેવાલ અનુસાર સ્વદેશી મિસાઈલ મરસાદ વડે આ માનવવીહીન ડ્રોન પર હ્મલો કર્યો હતો આ અંગે ઈરાને સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી ગયા જૂન માસમાં ઈરાને અમેરીકાનું ડ્રોણ વિમાન તોડ્યું હતું ઈરાન સાથેના અલુકરારમાંથી અમેરિકા નીકળી ગયા બાદ બંને દેશોના સંબંધો તંગ બન્યા છે અને અમેરિકાએ પ્રતિબંધ લાગુ કર્યા છે

ગયા સોમવારે સવારે પોલીસે કરેલી કાર્યવાહી સમયે ગાડીના પાર્કીંગમાં તે પડી ગયો હતો અવસાનના સમાચારના પગલે ઘણા વિદ્યાર્થીઓ મ્ફો પર માસ્ક બાંધીને રસ્તાઓ પર આવી ગયા હતા

ગયા બુધવારે બનેલા બીજા બનાવમાં ચીન તરફી સંસદસભ્ય ઉપર છરીથી હુમલો કરાયો હતો